દ્વારા મુસાફરોની આરામદાયક મુસાફરી માટે ટોલ પ્લાઝાઓ પાસે હાઇવે નેસ્ટ બનાવવામાં આવશે આ હાઇવે નેસ્ટમાં સૂકી નાસ્તો ચા અને કોફી વેડિંગ મશીન તથા પાણી વેચવા માટેના કિઓસ્ક મૂકવામાં આવશે માર્ગ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ રાજ્યમંત્રી મનસુખલાલ માંડવીયાએ ગઇકાલે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી તેમણે જજ્ઞાવ્યું હતું કેપુરૃષ અને મહિલાઓ માટેના શૌચાલયો પશ્ન ટોલ પ્લાઝામાં ઊભા કરાશે

એ નિર્દેશ આપ્યાં છે કે રાજ્ય સરકાર સંચાલિત સહકારી મંડળીઓને આવા નેસ્ટ બનાવવા અને તેનું સંચાલન કરવા જજ્ઞાવાશે

ગઇકાલે જીટીયુની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં ભજ્ઞતા વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર દૂર કરવા માટે પ્રાદ્યોગિક ધોરણે ઓપન બુક પરીક્ષા લેવામાં આવશેઅને યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીએ તથા ફેકલ્ટીઓમાં સંશોધન ક્ષેત્રમાં રૂચી વધે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે યોગ્ય નીતિઓ ઘડી કાઢવામાં આવશે

ગુજરાત એસ ટી ના અમદાવાદ ખાતેના કેન્દ્રીય વર્કશોપ દ્વારા ભારત સરકારના છેલ્લાં સુરક્ષાના માપદંડો સાથેની નવી બસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ગઇકાલે અમદાવાદમાં નરોડા ખાતે આવેલા એસ ટી ના મધ્યસ્થ યંત્રાલય ખાતે એસ ટી ના નાયબ અધિક્ષક શ્રી આર

મધ્યસ્થ યંત્રાલયના વર્કસ મેનેજર શ્રી કમલ હસને વધુ માહિતી આપતાં જજ્ઞાવ્યું કેવર્કશોપના કારીગરો દ્વારા બસના સુરક્ષા ફીસર્ચમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે અને તેના માટે અમે એસ ટી બસના ડ્રાઇવર અને કંડક્ટરો પાસેથી સલાહ સૂચનો મેળવીએ છીએ

કાર્યક્ષમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર શ્રીએ ભારત બધિર મિત્ર મંડળ દ્વારા આ પ્રકારનું પ્લેટફોર્મ પુરૂ પાડવાના પ્રચાસને બિરદાવ્યું હતું

આ કાર્યક્રમમાં જીવનસાથી પસંદગી માટે ભરાચેલ ફોર્મ અને લઝ્નોત્સુક યુવક યુવતિની માહિતી ઉભયપક્ષોને સાંકેતિક ભાષામાં અને ઉદ્દઘોષણ દ્વારા અપાઇ હતી મૂક બધિર દિવ્યાંગોએ જીવનસાથી પસંદગી સંમેલનમાં ઉત્સાઆફભેર ભાગ લીધો હતો

ચાલુ માસની તા

જેની તમામ સબંધિત અધિકારીઓ તેમ પદાધિકારીઓએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી કચ્છવ ભુજની યાદીમાં જણાવાયું છે